સુરક્ષા યોજનાના લાભાર્થીઓને મંજૂરીના હુકમપત્રો એનાયત કર્યા

વાઘા સરહદે પહોંચશે રાજ્યમાં આઠમી તારીખથી બારમી તારીખ સુધી વિવિધ સ્થળોએ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે બાળમત્યુ પટેલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે અમદાવાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયેલ બાળમૃત્યુ સંદર્ભે રાજ્ય સરકાર સંવેદનશીલ છે

શ્રી પટેલે ઉમેર્થું કે રાજ્યમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે

જેમાં બાળરોગ નિષ્ણાંત તબીબો નર્સીંગ સ્ટાફ સહિત તાલીમબધ્ધ કર્મીઓ સેવાઓ આપે છે જેના પરિણામે આ દર આટલો નીચે લઇ જઇ શક્યા છીએ

તલોદ તાલુકાના ફરસોલ માર્કેટ થાર્ડ ખાતે આયોજીત સમારોહમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે વહિવટીતંત્રની સક્રિયતા હોયતો પ્રજાને વધુમાં વધુ ઝડપથી લાભ મળી રહે છે અને સાબરકાંઠા જિલ્લાએ આજે ઉમદા પહેલ કરીને તલોદની વિધવા બહેનો માટે સહાયરૂપી અવતરણ કરાવી છે તો વળી વૃધ્ધ નિરાધાર અને અપંગોના દુખમાં ભાગીદાર થવાનો સ્તુત્ય કાર્ય કર્યુ છે રાજય સરકારની વાત કરતા જણાવ્યું કે અતિવૃષ્ટી અને કમોસમી વરસાદના સમયે ખેડૂતોની સાથે રહી તેમના પાકનું પુરતુ વળતર આપ્યું છે તો વળી તીડના અતિક્રમણ સામે પણ રક્ષણ રાજ્ય સરકારે પુરૂ પાડ્યુ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્થુ હતું

ગુજરાતના દરિયાકાંઠેથી માદક દ્રવ્ય હેરોઇનના જથ્થાનું કન્સાઇન્મેન્ટ દેશમાં લાવવામાં આવી રહ્યું હોવાની ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળને સચોટ બાતમી મળી હતી

તેમજ તેના દાણચોરોની ધરપકડ કરવામાં આવી છે

ભારતીય જળસીમામાં મરીન ટાસ્ક ફોર્સના કમાન્ઠોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા જખૌની વાયવ્ય દિશામાં બાતમી મળેલા સ્થળે સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં આ વિસ્તારમાં જ ઓળખી કાઢવામાં આવી હતી

ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ તમામ એજન્સીઓ દ્વારા ચાલી રહી છે જમજમ નામની પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલા પાંચ પાકિસ્તાનીઓ અનીસ ઇસા ભદ્દી ઇસ્માઇલી મોહમ્મદ કચ્છી અશરૃક ઉસ્માન કચ્છી કરીમ અબ્દુલ્લા કચ્છી અને અબુબકર અશરફ સુમરાની ધરપકડ કરવામાં આવી છે

આજે કરાયી કેન્ટ સ્ટેશનથી દ્રેન મારફતે આવતી કાલે વાધા સરહદે આવી પહોંચશે પોરબંદર નજીક સમુદ્રમાં માછીમારી કરતા માછીમારોને પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દ્રારા અવારનવાર અપહરણ કરતા હોવાના બનાવો બને છે ભારતીય જળસીમામાં માછીમારી કરતા આ નિદોર્ષ માછીમારોને બંધક બનાવી પાકિસ્તાની જેલમાં ખસેડી દેવામાં આવે છે

આ માછીમારો માલિર જેલમાંથી મુકત થયા બાદ આજે કરાચી આવી પહોંચશે અને અહીં કેન્ટ સ્ટેશનથી દ્રેન મારફતે વાઘા બોર્ડર જવા માટે નીકળશે

માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન નાગરિકો અને વાહન યાલકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં પોલીસ તબીબો શાળાઓ કોલેજો સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદ્યોગો વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુ

વિશ્વ બેન્ક તેમજ એશિયન ડેવલપમન્ટ બેન્ક જેવી સંસ્થાઓ જોડાશે

જી ઓ ને એવોર્ડ તેમજ વિવિધ પ્રયાર પ્રસાર માધ્યમો સાથે સંવાદ થોજવામાં આવશે

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આયાર્થ દેવવ્રત કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિફ યૂડાસમા હાજર રહેશે કાર્યક્રમની શરૂઆત એનસીસી કેંડર દ્વારા રાજ્યપાલશ્રીને ગાર્ડ ઑફ ઓનર આપીને કરવામાં આવશે આ પ્રસંગે કુલપતિ ડ નવિન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે

ડીની ડિગ્રી એનાયત કરવામાં આવશે પ્રથમ વખત જીટીયુ દ્વારા નવીન સાહાસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને પણ ગાલ્ડ મેડલ આપવામાં આવશે

જેમાં રાજ્યના તમામ જિલ્લા ના શુન્ય થી પાંચ વર્ષ ના બાળકો ને આવરી લેવાશે બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા ગ્રામ્ય વિસ્તારમાંતેમજ શહેરી વિસ્તારોમાં વિશેષ આયોજન હાથ ધરાથા છે